પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સરકારી યોજનાનાં લાભો પારદર્શક રીતે અદના નાગરીક સુધી પહોંચાડવામાં ટેકનોલોજીનાં ઉપયોગની શક્યતા ચકાસવા અનુરોધ કર્યો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પંડીત દિનદયાળ પેટ્રોલીયમ યુનિવર્સિટીનાં આવતીકાલે યોજનાર પદવીદાન સમારોહમાં વિડિયો કોન્ફરન્સિંગ માધ્યમથી સંબોધન કરશે કેન્દ્ર સરકારે કોરોના સામેનાં પ્રયાસોને વધ્ મજબૂત બનાવવા માટે ગુજરાત સહિત ત્રણ રાજ્યોમાં ઉચ્ચસ્તરીય કેન્દ્રીય ટુકડીઓ મોકલી છે

કોરોના સંક્રમણને કારણે વિદેશ અટવાયેલાં ત્રીસ લાખ નેવું હજાર ભારતીયો વંદે ભારત મિશન હેઠળ સ્વદેશ પરત ફર્યા છે ભારત અને યુરોપીયન સંધે બધા જ સ્વરૂપનાં આતંકવાદને નાથવા સહીયારા પ્રયાસો કરવા વિશ્વ આલમનેં અનુરોધ કર્યો છે

ગઈકાલે વિડીયોનાં માધ્યમથી બેંગલુરૂમાં ટેક શિખર સંમેલનનો પ્રારંભ કરાવતા શ્રી મોદીએ આ મુજબ અનુરોધ કર્યો હતો તેમણે કહ્યું કે દરેક નાગરીકને વીજપુરવઠો આપવો ગરીબોને આયુષ્યમાન ભારત આરોગ્ય યોજનાનાં લાભો આપવા તેમની સરકાર ટેકનોલોજીનાં ઉપયોગ વડે આ કામગીરી ઝડપી બનાવવાની નેમ ધરાવે છે

ઉધોગો સરળતાથી શરૂ કરાવા તથા તેનાં વિકાસ માટે કેન્દ્ર સરકારે લીધેલાં પગલાંની વિગતો આપી હતી ગઈકાલથી શરૂ થયેલાં શિખર સંમેલનમાં કોરોના માહમારી બાદના મુખ્ય પડકારો વિશે ચર્ચા કરવામાં આવી રહી છે

ભારત લકઝમબર્ગ શિખર સંમેલનને વિડીયો કોન્ફરન્સનાં માધ્યમથી ગઈકાલે સંબોધતાં શ્રી મોદીએ કહ્યું કે લોખંડ નાણાકીય ટેકનોલોજી ડીજીટલ સહિતનાં ધણા ક્ષેત્રોમાં બંને દેશો વચ્ચે સારી સહભાગીતા છે

શ્રી મોદીએ કોરોના રોગયાળા દરમ્યાન કુશળ નેતૃત્વ માટે લકઝમબર્ગનાં પ્રધાનમંત્રી ઝેવિયર બેટલેને અભિનંદન આપ્યા હતાં

સિંહ ગુજરાતની ટુકડીનું નેતૃત્વ કરી રહ્યાં છે અને ડો

સ્વસ્તીચરણ મણિપુરની ટુકડીનું નેતૃત્વ કરી રહ્યા છે નવી દિલ્ફીની એઈમ્સ હોસ્પીટલનાં ડાયેરેક્ટર ડો રણદીપ ગુલેરીયા હરીયાણા માટેની ત્રણ સભ્યોની ટુકડીનું નેતૃત્વ કરી રહ્યા છે નીતી આયોગનાં સભ્ય ડો

પૌલ રાજસ્થાન માટેની ટુકડીનું નેતૃત્વ કરી રહ્યા છે અમારા સંવાદદાતા જણાવે છે કે આ ટુકડીઓ મોટી સંખ્યામાં કોવિડનાં કેસ ધરાવતા જિલ્લાઓની મુલાકાત લેશે અને સમયસર નિદાન અને સારવાર સંબંધીત પડકારોનું અસરકારક રીતે વ્યવસ્થાપન કરવા માટે પણ માર્ગદર્શન આપશે

સમીક્ષા બેઠક બાદ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ યુડાસમાએ જણાવ્યું હતું કે શાળા કોલેજો શરૂ કરવા માટે શાળા સંચાલકોએ સંમતી આપી છે તથા કેન્દ્ર સરકારની કોરોના અંગેની માર્ગદર્શિકાનું યુસ્તપણે પાલન કરવામાં આવશે

વધુ સમાચાર કોરોના અંગેના આ સંદેશ બાદ

વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા અનુરાગ શ્રી વાસ્તવે જણાવ્યું હતું કે વંદે ભારત મિશનનાં આઠમામાં તબક્કા હેઠળ એક લાખ ચાલીસ હજાર લોકો સ્વદેશ પરત ફર્યા છે

ભારત અને યુરોપીયન સંધનાં પ્રતિનિધીઓ વચ્ચે ગઈકાલે વિડિયોનાં માધ્યમથી યોજાયેલી આતંકવાદ વિરોધી બેઠકમાં રાષ્ટ્રસંધ દ્રારા આતંકવાદી સંસ્થા તરીકે જાહેર કરાયેલી સંસ્થા અને વ્યક્તિઓથી વિશ્ન સામે ઉભા થનાર ખતરાની સમિક્ષા કરવામાં આવી હતી આ બેઠકમાં યુરોપીયન સંધનાં કેટલાંક સભ્ય દેશમાં થયેલાં આતંકવાદી હ્મલાઓને ભારતે વખોડી કાઢ્યા છે

ડોકટર હર્ષવર્ધને ગઈકાલે ફિક્કીના એક કાર્યક્રમમાં વિડિયો કોન્ફરન્સના માધ્યમથી બોલતાં કહ્યું છે કે રસીના વિતરણ માટે માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવી રહી છે

ચેન્નાઈનાં રાજભવનમાં જળસંરક્ષણ વિષય પર ગઈકાલે આયોજીત કાર્યક્રમમાં તેમણે કહ્યું કે પાણીનું પ્રત્યેક ટીપું બયાવવા દરેક નાગરીકે જળયોધ્યા બનવું જોઈએ

શ્રી નાયડુએ ખેડૂતોને ઓછું પાણી વપરાય તેની સિંચાઈ પધ્ધતિઓ અપનાવવા સંકલ્પ કરવા જણાવ્યું તેમણે જળ સંશાધનોને દૂષિત થવાની બયાવવાનાં ઉપાયો વરસાદીનાં પાણીનો સંગ્રહ અશુધ્ધ પાણીનું શુધ્ધિકરણ વગેરે જેવા ઉપાયો અપનાવવા અનુરોધ કર્યો